આજે બપોર સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યો આવતીકાલે તેની ચકાસણી થશે અને આઠમી એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે

નાયબ જીલ્લા ચુંટણી અધિકારી એમ

પ્રજાપતિ ના જણાવ્યા અનુસાર ઉમેદવારી ભરીને પરત કરવાના છેલ્લા દિવસે મુખ્ય પક્ષ ભાજપ ના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા ની સામે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નરેશ મહેશ્વરીએ ઢોલ નગારા વડે સરઘસ કાઢી પોતાના સમર્થકો સાથે જીલ્લા કલેકટરને ફોર્મ સુપ્રત કરી કોન્પ્રેસ્સ માંથી ઉમેદવારી નોંધાવી હતી

જેમાં ખાસ કરીને ભાજપ કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીબહુજન મુક્તિ પાર્ટી અને વિશ્વ હિંદુ પરિષદની હિન્દુસ્તાન નિર્મળ દળની પરસ્પર ચુંટણી જંગ થવાની સંભાવના દેખાય છે

કચ્છના પ્રજાજનો તેમજ ઉમેદવારો ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે તેઓનો સંપર્ક કરી શકશે

જનરલ ઓબઝર્વર તરીકે ફરજ બજાવશે

પી ટી

ભુજ ખાતેના સ્થાનિક લેન્ડલાઇન નં

પી ટી ગેસ્ટહાઉસ કંડલાના સ્થાનિક લેન્ડલાઇન નં

ચૈત્રી નવરાત્રિ પર્વમાં મા મઢ ગરબી મંડળ દ્વારા એકમથી સાતમ સુધી ગરબીમાં મહાઆરતીનું આયોજન થયું છે

નાયબ પશુપાલન નિયામક કે જી